કાશ્મીરમાં અનંતનાગ મતવિસ્તારની ચૂંટણી પણ આ તબક્કામાં યોજાશે દરમ્યાન ઉત્તરપ્રદેશના કનોજમાં રેલીમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો હતો કે સમાજવાદી પક્ષ બીએસપી અને કોંગ્રેસ પાસે આતંકવાદ સામે લડત આપવાની કોઇ યોજના નથી તેમણે કહ્યું કે ભાજપ આતંકવાદ અને રાષ્ટ્રીય સલામતીના મુદ્દે કોઇ બાંધછોડ કરશે નહીં રાજ્યપાલ ઓ

આજે મહાત્મા મંદિર ખાતે કામધેનુ યુનિવર્સિટીમાં પાંચમાં પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતાં રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીની ગતિ પ્રગતિના લેખાજોખાંનો હિસાબ જ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓના ચહેરા પરથી જ દેખાય છે તેમણે ડિપ્લોમાં ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું કે યુનિવર્સિટી દ્વારા અપાયેલ શિક્ષણનો મહત્તમ ઉપયોગ સમાજ ઉત્થાનમાં થવો જોઈએ રાજ્યપાલે ઉમેર્યું હતું કે યુનિવર્સિટીનું કામ માત્ર વ્યવસાયિક કોશલ્ય આપવાનું નથી પરંતુ સાથે સાથે કરૂણા સંવેદના ગુણો વિદ્યાર્થીઓમાં ખીલવા જોઈએ

પશુપાલન કમિશનર ડોક્ટર સુરેશ એસ હોન્નપ્પાગોલે જણાવ્યું હતું કે પશુપાલન ક્ષેત્રે આજે લોકોને રોજગાર પ્રાપ્ત થઈ રહ્યો છે છેવાડાનો માનવી પણ આ ક્ષેત્રમાં મહેનત કરી સરળતાથી આર્થિક વિકાસ સાધી શકે છે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર એચ

કેલાવાલા જણાવ્યું હતું કે પશુપાલન ક્ષેત્રે આ યુનિવર્સિટી દિશા દર્શક પૂરવાર થઈ છે આગામી સમયમાં ઝરવાણી ધોધ ખાતે પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો ઊભા કરવામાં આવશે સરદાર સરોવર ડેન નજીક કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ હવે આસપાસમાં આવેલા પ્રવાસન સ્થળોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે કેવડિયા બાદ હવે ઝરવાણી ધોધ ખાતે પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો ઊભા કરવામાં આવશે નર્મદા જિલ્લામાં પ્રવાસનને વેગ આપવા હવે વન વિભાગ દ્વારા એક નવું આકર્ષણ ઊભું કરવામાં આવી રહ્યું છે કેવડિયાથી નજીકમાં ઝરવાણી ધોધ આવેલો છે ત્યાં સહેલાણીઓની સતત અવર જવર રહેતી હોય છે કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે

અહીં ખાસ કરીને મુખ્ય રસ્તા ચેકડેમો ફૂડ કોર્ટ સ્વદેશી બનાવટની વસ્તુઓના સ્ટોલ સ્પા પેરા ગ્લાઇડિંગ જમ્પિંગ રોક ક્લાઇમ્બિંગ હાઇજંપ ઝીપ લાઇન સહિતના આકર્ષણો ઊભા કરશે

આજે દીલ્હીમાં પત્રકારોને તેમણે જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની મુસાફર સેવા પ્રણાલીના સોફટવેરમાં ખામી ઉભી થવાથી આ સેવા આજે સવારના છ કલાક સુધી બંધ રહી હતી

શ્રી લોહાનીએ કહયું કે આ બધી જ ફલાઈટોના નવા સમય નિર્ધારીત કરવામાં આવ્યા છે અને તેની જાણ મુસાફરોને કરવામાં આવી હતી

અમારા રાજકોટના પ્રતિનિધિના જણાવ્યા મુજબ એનિમલ હોસ્ટેલમાં મહાનગરપાલિકાને ફી ભરીને પશુ પાલકો પોતાના પશુ મુકી શકે છે

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના કોઠારીયા રૈયાધાર રોણકી અને મવડી ખાતેની ચાર હોસ્ટેલ ખાતે પાણી અને સાફ સફાઈની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે

ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને પશુઓ માટે પીવાનું પાણી અને ઘાસચારાની વ્યવસ્થા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી

આ સમયગાળામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી ચાર ડિગ્રી વધારે નોંધાયું છે ભુજ કંડલા એરપોર્ટર અને પોરબંદરમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે હવામાન વિભાગે જણાવ્યું છે કે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ દિવસોમાં ગરમીનું મોજું વધુ તીવ્ર બને તેવી સંભાવના છે

એ અર્જુન પુરસ્કાર માટે ભલામણ કરી છે સર્વોચ્ચ અદાલત દ્વારા નિમાયેલી વહીવટદારોની સમિતિની આજે દિલ્હીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો

મહમ્મદ શામી અને પૂનમ યાદવના નામનો સમાવેશ થાય છે સમગ્ર રાજ્યમાં હવામાનમાં ભારે ગરમી હીટવેવ અને બફારાના લીધે ઠેર ઠેર પાણી માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે અમારા પોરબંદરના પ્રતિનિધિ જણાવે છે કે પોરબંદર પંથકમાં કાળઝાળ તડકો પડી રહ્યો છે ત્યારે બગવદરથી પોરબંદર સુધી પક્ષીઓ માટે ઠેર ઠેર પાણીના કુંડા મૂકાયા છે અને જીવદયા પ્રેમીઓએ પાણીના કુંડા ભરવા લોકોને અપીલ કરી છે

ત્યારે વિવિધ જગ્યાએ છાશ વિતરણ પરબ અને પશુ પક્ષીઓને પીવાના પાણી માટેના કુંડા ભરીને રાખવામાં આવી રહ્યા છે ભાવનગરના ખાટડી ગામે આજે સવારે દીપડો વાડીમાં મારણ કરવા આવી પહોંચ્યો હતો ત્યારે વાડીના માલિકે ભગાડવાનો પ્રયત્ન કરતાં દીપડો વાડીમાં રહેલા ખૂલ્લા કુવામાં પડી ગયો હતો દીપડાએ વાછરડીનું મારણ કર્યું હતું પરંતુ વાડીનો માલિક જાગી જતા દીપડાને લાકડીથી ભગાડતા વાડીમાં આવેલા ખુલ્લા કુવામાં દીપડો પડી ગયો હતો આ અંગે વન વિભાગને જાણ કરતાં વન વિભાગે રેસ્કયુ કરીને દીપડાને બહાર કાઢ્યો છે

તેમજ ભરૂચ વિરાર ભરૂચ અને સુરત વચ્ચે તથા સુરત જામનગર મેમુ ટ્રેન સુરત અને વડોદરા વચ્ચેની મેમુ ટ્રેઇન અંશત રદ કરવામાં આવી છે